ત અને દેશભરમાં આજે ધનતેરસ પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે આયુર્વેદ ભારતનો એવો વારસો છે તેમાં સમગ્ર માનવ જાતની ભલાઈ છે આજે આપણું આ પારંપારીક બીજા દેશોને પણ સમૃધ્ધ બનાવી રહ્યું છે ભારતની પારંપારીક ચિકિત્સા પધ્ધતિને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને નવું સંશોધન કરવામાં આવી રહ્યું છે કારણકે કોરોનાનાં પ્રારંભિક સમયમાં લોકોને આયુર્વેદનું મહત્વ સમજાયું છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પારંપારીક ચિકિત્સા પધ્ધતિનાં વૈશ્વિક કેન્દ્રની સ્થાપનાં માટે ભારતની પસંદગી કરી છે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યકત કરી હતી ક્રાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાનો વિડિયો સંદેશ પ્રસ્તુત કરાયો હતો જામનગર તથા જયપુર ખાતેની નવી સંસ્થાઓ એ માત્ર આર્યુર્વેદનાં શિક્ષણને જ નહિં પણ આ પરંપરાગત આર્યુર્વેદ ચિકિત્સા પધ્ધતિની પ્રગતિમાં મદદરૂપ થશે

અગાઉ શ્રી કુમારે રાજ્યમંત્રી મંડળની છેલ્લી બેઠકમાં વિધનસભા ભંગનો પ્રસ્તાવ મુક્યો હતો બેઠક બાદ સમાચારકર્મીઓ સાથેની વાતચીતમાં શ્રી કુમારે કહ્યું કે નવા ચૂંટાયેલા એનડીએના ધારાસભ્યોની બેઠક રવિવારે પટના ખાતે મળેશે ઉલ્લેખનીય છે કે એનડીએના ઘટક દળો જેડીયુ બીજેપી હિન્દુસ્તાન આવામ મોર્યો અને વિકાસશીલ ઇન્સાન પક્ષના નેતાઓએ આજે રાજ્યમાં નવી સરકારની રચના અંગે ચર્ચા કરવા એક બેઠક યોજી હતી નિતિશ કુમારના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં ભાજપના સંજય જયસ્વાલ નિત્યાનંદ રાય સુશીલ કુમાર મોદી જેડીયુના આર પી સિંઘ અને વિજય કુમાર ચૌધરી એયએએમના જીતન રામ માંઝી અને વીઆઇપીના મુકેશ સહાનીએ ભાગ લીધો હતો

ગૃહમંત્રી અમિત શાહનાં અધ્યક્ષપદે યોજાયલી ઉચ્યસ્તરીય બેઠકમાં સંબંધીત રાજ્યોને સહાય આપવાનો આ નિર્ણય લેવાયો હતો

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ પડકારો સામેની લડત માટે નિતિ ઘડવૈયાઓએ રાષ્ટ્રહિતની સાથે આંતરરાષ્ટ્રીય ઉદેશ્યોનું પણ ધ્યાન રાખવું પડશે

જેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે સામૂહિક વ્યૂહાત્મક રણનિતિની આવશ્યકતા છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે એનડીસી એ માત્ર સશસ્ત્ર દળો અને વહીવટી સેવાના અધિકારીઓને જ્ઞાન કૌશલ્યમાં વધારવામાં જ મદદ નથી કરી પણ બીજા દેશોને તેમના રાજનૈતિક ઉદેશ્યો સંદર્ભે નિતિગત નિર્ણયો લેવામાં મદદ કરી છે

ધનતેરસ દેશભરમાં આજે ધનતેરસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ આજથી શરૂ થયેલા પંચ પર્વ દિવાળીના પ્રથમ દિવસે ધનતેરસે ભગવાન ધન્વંતરિની પૂજા અર્ચના કરાય છે આજે લક્ષ્મી પૂજનનું પણ વિશેષ મહત્વ છે દેશભરમાં શ્રધ્ધાળુઓએ ભક્તિભાવ પૂર્વક લક્ષ્મીપૂજન કર્યું હતું મંદિરોમાં પણ આજે વિશેષ પૂજન અર્ચન કરાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ધનતેરસની શુભકામનાઓ પાઠવી છે ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ ભગવાન ધન્વંતરિ સૌના જીવનમાં સુખ સમૃઘ્ઘિ સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થય લાવે તેવી કામના કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પર્વ નિમિત્તે દેશના સૈનિકોને સલામી આપવાના પ્રતિક રૂપે દિવો પ્રગટાવવા દેશવાસીઓને વિનંતી કરી છે ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે નિડરતાપૂવક દેશનું રક્ષણ કરતાં સૈનિકોને કૃતજ્ઞતા વ્યક્ત કરવા શબ્દો પૂરતા નથી

અયોધ્યા અયોધ્યામાં આજથી ભવ્ય દિપોત્સવનો પ્રારંભ થશે આ ત્રિદિવસીય દીપોત્સવ માટે રામલલ્લા મંદિર અને ઘાટોને લાખો દિવાથી સજાવાયા છે

દૂરદર્શન પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લે તેવી સંભાવના છે ગ્રીન દિવાળી હવા તથા ધ્વનિ પ્રદુષણથી બચવા કેટલાક રાજ્યો તથા કેન્દ્રશાસિતપ્રદેશો આ વર્ષે ગ્રીન દિવાળી ઉજવી રહ્યા છે

એનજીટીના આદેશમાં જણાવ્યું છે કે આ પ્રતિબંધ દેશના નબળી વાયુ ગુણવત્તા ધરાવતા તમામ નાન મોટા શહેરોમાં લાગુ પડશે